પ્રાદેશિક સમાચાર રૂપલ જાનિ વાંચે છે

કોવિડના સંક્રમણને રોકવા માટેના જનઆંદોલનનો ગઈકાલે પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે લોકોના જીવનને બચાવવા આપણે સાથે મળીને પ્રયાસો ચાલુ રાખવા પડશે

આ જનઆંદોલનનું મુખ્ય સૂત્ર છે માસ્ક પહેરો થોગ્ય અંતર જાળવો તથા હાથની સ્વચ્છતા જાળવો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

આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આ હેતુથી જે તે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તથા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજુરી આપવા અધિકૃત કરાયા છે કોરોના સંક્રમણને રોકવા આ નિર્ણય લેવાયો છે

એન્ટીબોડી ટેસ્ટ માટે જિલ્લા આરોગ્ય અધિકારીની મંજુરી મેળવ્યા બાદ ખાનગી લેબોરેટરીએ જે તે દિવસે કરેલા ટેસ્ટની વિગતો જિલ્લા અથા કોર્પોરેશનને આપવાની રહેશે

તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે

સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો

વિજયભાઈ દેશાણી તથા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો

માં મુખ્યત્વે જોઈન્ટ રીસર્ચ પ્રોજેક્ટ કોન્ફરન્સ સ્ટુડન્ટ એકસચેન્જ એકટીવીટી વોકેશનલ સ્પોર્ટસ કોર્ષીસ એડવેન્યર સ્પોર્ટ્સ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવેલ છે